પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતાં કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે રાજકોટ સહિત છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઈઝર અને બાયો એન ટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે પાકિસ્તાનમાં લધુમતી સમુદાયના લોકો પર અત્યાચારના વારંવાર થતા બનાવોને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઈ કમિશન સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર દરેક નાગરિકોને ગર્વ થશે કે દેશ અમારા વિકાસના પંથ ઉપર અતિઆધ્રનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે

શ્રી મોદીએ કહ્યું કે હાલની કેન્દ્ર સરકાર એ સમજે છે કે દેશના ચારેબાજુના વિકાસ વગર કાયાકલ્પ સંભવ નથી

બેઠક દરમ્યાન તેમણે રાજ્યોના તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ્ય એ છે કે જે મુશ્કલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમોનો પૂર્વ અભ્યાસ આવતીકાલે યોજાશે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના લીદે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે

વિદેશ મંત્રાલય પાકિસ્તાનમાં લધુમતી સમુદાયના લોકો પર અત્યાચારના વારંવાર થતા બનાવોને પગલે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના હાઈ કમિશન સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ત્યાંની સરકાર આ મુદ્દે તપાસ કરે અને મંદિરની તોડફોડ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરે ઉપરાંત પાકિસ્તાનના લધુમતી સમુદાયની સલામતીનું ધ્યાન રાખવાનું અનુરોધ કર્યો છે

સોમવારે અને જાહેર રજા સિવાય બાકીના દિવસોમાં લોકો આ કોમ્પેલક્ષની મુલાકાત લઈ શકે છે

જેમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં સફરજન અખરોટ ચેરી અને પ્રષ્પોની ખેતીની ક્ષમતા વધારી ખેડૂતોની આવકમાં ત્રણથી ચાર ગણો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે

ઉપરાંત દરેક જીલ્લામાં એક ખેડૂત ઉત્પાદક સંઘ પણ બનાવશે ઉત્તર અને દક્ષિણ કાશ્મીર તેમજ કઠુઆ ખાતે પાંચ સો કરોડ રૂપિયાના ખર્ચથી કોલ્ડ સ્ટોરેજ કલસ્ટર પણ બનાવશે